પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પ્રધાનમંત્રીએ કોવિડના સંક્રમણને અટકાવવા જનભાગદારી સાથે જનઆંદોલન શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો એવી જ રીત કોવિડને નિયંત્રણમાં લેવા પાંચ મુદ્દાઓના કાર્યક્રમનો પ્રતિબધ્ધતા સાથે અમલ કરવા ઉપર ભાર મૂકવા પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો આ પાંચ મુદ્દાઓમાં કોવિડની તપાસ કોવિડના કેસ શોધવા દર્દીઓની સારવાર કોવિડને રોકવાના નિયમોનું પાલન અને રસીકરણનો સમાવેશ થાય છે

ઉપરાષ્ટ્રપતિ વેંકઈયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે દાંડી થાત્રાનું સમાપન યોજાશે સમુદ્રકિનારે આવેલા દાંડી ગામે પહોંચી પદયાત્રીઓ નમક સત્યાગ્રહ સંગ્રહલય પહોંચ્યા હતા અને બાપુના યાદગાર સત્યાગ્રહનું દસ્તાવેજીકરણ નિહાળી પ્રસન્ન થયા હતા

આજે સાંજે પ્રાર્થના મંદિર ખાતે યોજાયેલા સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં દાંડી આસપાસના અનેક ગામડાના લોકો હાજર રહેવાના છે

યાત્રામાં જોડાયેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં દાંડી નજીકના કઢોલી ગામના નૈતિક દેસાઇએ સમગ્ર યાત્રાનો સારાંશ વર્ણવતા આ મુજબ જણાવ્યું હતું

ગાધીનગર થી વિડિયો કોન્ફરન્સ મારફતે દરેકજિલ્લાના કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશ્નર સાથે શ્રી મૂકીમે સંવાદ કર્યો હતો અને કોરોના સારવાર માટે લોકો હેરાન થાય નહીં તેનુંધ્યાન રાખવા તાકીદ કરી હતી જિલ્લા અને ગ્રામ્યસ્તરે કોરોના અગમયેતીનું પાલન થાય તેનું ધ્યાન રાખવા ઉપરાંત રસીકરણ માં ઝડપ લાવવા પણ શ્રી મૂકીમે સૂચના આપી હતી દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કેટલી પથારી છે અને પ્રાણવાયુ ના પુરવઠા ની શુંસ્થિતિ છે તેની પણ વિગતવાર સમિક્ષા શ્રી મૂકીમેકરી હતી આરોગ્ય કમિશ્નર શ્રી શિવહરે પણ આ સમિક્ષા બેઠકમાં હાજર હતા નેહલ ઠક્કર કલેકટર કચેરી કોરોના રીવ્યુ મીટીંગ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ધીરે ધીરે કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે અગમચેતીના પગલા સ્વરૂપે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કોરોના રિવ્યું મિટીંગ યોજાઈ હતી

સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ પણ વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ લોકોને વધુ જાગૃત કરવા માટે આ કામગીરીમાં વધુને વધુ સામાજિક સંસ્થાઓને સાંકળવા માટે સૂચન કર્યુ હતું આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી કે એ રિક્ષા દ્વારા માઇક સિસ્ટમથી કોરોના અંગેની જાગૃતિ માટે જે કામગીરી કરવામાં આવે છે તે ફજુ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગે મંતવ્યો મેળવી જરૂરી સુચનો કર્યા હતા આ ઉપરાંત ડો માઢકે અને ડો બુચ કોરોનાની હાલની પરિસ્થિતિ તેમજ વેકિસનેશનની કામગીરી અંગે જરૂરી તમામ માહિતી રજુ કરી હતી